પ્રાદેશિક સમાયાર નેહા પંચાલ વાંચે છે

તેમણે ઉમેર્યું હતું કે દેશમાં રમત ગમતના માળખાકીય વિકાસ દ્વારા અંતરિયાળ વિસ્તારમાં રહેતા પ્રતિભાવાન ખેલાડીઓને પણ પ્લેટફોર્મ મળ્યું છે

મોડલથી નિર્માણ કરવામાં આવશે

રમતગમત અને લશ્કર જેવા ક્ષેત્રમાં ગુજરાતીઓની હાજરી વધે તે માટે શ્રી મોદીએ ભગીરથ પ્રયત્ન કર્યા હોવાનું પણ શ્રી શાહે જણાવ્યુ હતું

નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે વ્યાપાર ઉદ્યોગ માટે જાણીતું ગુજરાત હવે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ બનતા રમત ગમત ક્ષેત્રમાં ખ્યાતિ પામશે વિશ્વકક્ષાના પ્રોજેકટ સાકાર કરીને ગુજરાતને દુનિયામાં અગ્રેસર કરવા બદલ પ્રધાનમંત્રીશ્રી મોદીનો તેમણે ગુજરાત વતી આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ અહી બનતા ખેલકૂદ જગત માટે અમદાવાદ મહત્વનું સ્થળ બની રહેશે

રાજયપાલ આયાર્ય દેવવ્રત નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને કેન્દ્રના રમતગમત મંત્રી કિરણ રિજિજુ આ પ્રસંગે હાજર હતા

આ ટીમ કોવીડ ફરીથી ફેલાવાનાં કારણો શોધવા માટે રાજ્ય અને સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરશે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા લખાયેલા પત્રમાં રાજ્ય વહીવટીતંત્રને કોવીડનો ફેલાવો રોકવા આક્રમક પગલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી છે

જેને આજે બે વર્ષ પૂર્ણ થયા છે

આ અંગે માહિતી આપતા જીલ્લા ખેતીવાડી અધિકારી દિનેશ મેનાતે આ મુજબ જણાવ્યું હતું

અમદાવાદમાં વર્ષોથી રમકડાં બનાવનાર પંકજ પટેલે સરકારની આ પહેલને આવકરતા આ મુજબ જણાવ્યું હતું

પાટીલે જાહેર સભા સંબોધતા ભાજપના તમામ ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી ગરીબો મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ગામડાઓ શહેરોમાં તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે અને થઈ રહ્યો છે આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી આઇ

જાડેજા સંસદ સભ્ય ડોકટર મહેન્દ્રભાઈ મુંજપરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન મેળવવાની ભારતની સંભાવનાઓ આ ટેસ્ટના પરિણામ પર આધારીત છે અને તેથી ભારત આક્રમક બોલિંગ કરી રહયું છે એક ટેસ્ટના વિરામ બાદ જસપ્રિત બુમરાહ્ ટીમમાં પાછો ફર્યો છે અને તે ઇશાંત શર્માની સાથે સાથે આર અશ્વિન અને અક્ષર પટેલ સાથે સ્પિન બોલિંગ પણ કરશે